રસીકરણની પ્રક્રિયામાં આવનારી સંભવિત મુશ્કેલીઓ ઓળખી કાઢવા માટે આ પૂર્વઅભ્યાસ હાથ ધરાઈ રહ્યો છે જેમાં લાભાર્થીઓની નોંધણી સધન આયોજન નિર્ધારીત રસીકરણ કેન્રો ા વગેરેનો જિલ્લા મેજીસ્રેર્ટનાં નેતૃત્વમાં અભ્યાસ હાથ ધરાશે આ પૂર્વઅભ્યાસમાં રાજ્ય જિલ્લાધટક અને હોસ્પીટલ સ્તરનાં અધિકારીઓને રસીકરણ અંગેનાં બધા જ તબક્કાની માહિતી આપાશે

કૃષિમંત્રીએ ક્હ્યું કે સરકારે ખેડૂત નેતાઓને વારંવાર આશ્વાસન આપ્યું છે કે તેમનાં આ મુદ્દાઓનાં નિરાકરણ માટે સરકાર પ્રતિબધ્ધ છે બંન્ને પક્ષોએ શાંતિપૂર્વક સમાધાન માટે સકારાત્મક વાતચીત માટે આગળ આપવાની જરૂર છે

અને વધી રહ્યો છે ગઈકાલે ઝાંસીમાં કેન્રીયુય આયુર્વેદ સંશોધન કેન્છમાં બે નવા વિભાગોનાં ઉદધાટન સંમારભમાં તેઓ બોલી રહ્યા હતાં

અમારા સંવાદદાતા જણાવે છે કે બુંદેલખંડ ક્ષેત્રમાં ધણી ઔષધીય વનસ્પતિઓ આવેલી હોવાથી આર્યુર્વેદીક દવાનાં સંશોધનમાં મદદ થવાની સાથે સાથે નવી રોજગારીની તકોનું નિર્માણ થઈ શકશે

પ્રધાનમંત્રી એ જણાવ્યું છે કે સદગતે શિક્ષણ અને સમુદાય સેવા ક્ષેત્રે આપેલું યોગદાન હંમેશા યાદ રહેશે શ્રી મોદીએ જણાવ્યું હતું કે નેતાજી સુભાષચંદ્ર બોઝની ફાઈલ બાબતે સદગત ચિત્રા ધોષ સાથે ઘણી વખત ચર્ચા કરી હતી

જેનો અહેવાલ હજી મળ્યો નથી તેમણે કહ્યું કે અત્યાર સુધી કાગડાંઓમાં બર્ડ ફલુ થયો હોવાની વાતને પુષ્ટી મળી છે પણ મરધાંઓમાં આ રોગ ફેલાયો હોવાનો અહેવાલ નથી દરમિયાન વનવિભાગ અને સંબંધીત અધિકારીઓએ પ્રાણીસંગ્રાહાલયમાં તકેદારી રાખવાની શરૂઆત કરી છે દરમિયાન ઓડિશા સરકારે બર્ડ ફલુને લગતાં નાગરીકોનાં પ્રશ્રોનાં જવાબ આપવા તથા માર્ગદર્શન આપવા રાજ્ય કક્ષાનો નિયંત્રણ કક્ષ કટક ખાતે શરૂ કર્યો છે

આ વર્ષે સંમેલનનો વિષય છે આત્મનિર્ભર ભારતમાં યોગદાન પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદધાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે અને સૂરીનામનાં રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સનતોખી મુખ્ય મહેમાન પદે હશે આ પ્રસંગે યુવાનો માટે આયોજીત ઓનલાઈન સ્પર્ધા ભારતને ઓળખો નાં વિજેતાઓની પણ જાહેરાત કરવામાં આવશે ઉદધાટન સત્ર બાદ અન્ય બે સત્રો હશે પ્રથમ સત્રમાં આત્મનિર્ભર ભારતમાં ભારતીય પ્રવાસીઓની ભૂમિકા વિષય અંતર્ગત વિદેશમંત્રી અને વાણિજ્ય તથા ઉદ્યોગમંત્રી સંબોધન કરશે બીજા સત્રમાં કોવિડ રોગચાળા બાદની સ્થિતી અંગે ચર્ચા કરવામાં આવશે જેમાં આરોગ્ય આર્થિક સામાજીક અને આંતરરાષ્ટ્રીય સંબંધોને કેન્દ્રમાં રાખી ચર્ચા કરવામાં આવશે આ સત્રમાં આરોગ્યમંત્રી અને વિદેશ રાજ્યમંત્રી સંબોધન કરશે રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ પ્રવાસી ભારતીય દિવસનાં સમાપન સમારોહમાં સંબોધન કરશે

અમેરીકાની વોશિંગ્ટનમાં આવેલી સંસદ ઉપર શ્રી ડોનાલ્ડ ટ્રમ્પનાં સમર્થકોએ કરેલાં ફમલા અને તોફાન બાદ એક દિવસ પછી શ્રી ટ્રમ્પે આ મુજબ જણાવ્યું છે ડેમોક્રેટ પક્ષનાં સાંસદોએ શ્રી ટ્રમ્પનો વિધિવત ક્રાર્યકાળ પુરો થયા તે પહેલાં અમેરીકન સંસદમાં બનેલાં બનાવોનાં પગલે શ્રી ટ્રમ્પને પદ પરથી ખસેડવાની માંગણી કરી હતી

આ પરીક્ષા વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર ઉપર જઈને આપવી પડશે

વિજ્ઞાન કેન્દ્રના વડા સતીષ સહાનીએ પ્રદર્શનનું ઉદ્વાટન કરતાં જણાવ્યું હતું કે ગાંધીજીના વિવિધ સિદ્ધાંતો અને કાર્યો દર્શાવવા ડીજીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે